આજે કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અને તે પછીના સમયમાં શિક્ષણ આપવું અને મેળવવું એ બાબતને કેન્દ્રમાં રાખીને સાક્ષરતા દિનની ઉજવણી થઇ રહી છે

આ કાર્ય દલ નવી શિક્ષણ નીતિ નો અભ્યાસ કરશે અને શાળા અભ્યાસ પદ્ધતિ માં ફેરફાર અંગે સૂચનો કરશે વધુમાં મળતી માહિતી મુજબ ઉચ્ચતર શિક્ષણ વિભાગ ટુંક સમયમાં તેના કાર્યદળ ની રચના કરશે

આ અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વનસંરક્ષક શ્રી તુષારભાઈ પટેલે આ પ્રમાણે જણાવ્યું હતું

પાટિલે હોદ્દો સંભાળ્યા બાદ યુવા મોરચાએ પ્રદેશ કક્ષાની પહેલી બેઠક આજે બોલાવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ ઉજવણીનું આયોજન હાથ ધરાયું છે યુવા મોરચા પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલની આગેવાનીમાં પ્રદેશ હોદ્દેદારોએ સંગઠનના તમામ કાર્યક્રમ લોકો વચ્ચે જઈ સફળ બનાવાની ખાતરી આપી હતી

એફ પશુપાલન વિભાગ તથા રાજ્યની કચેરીના સ્ટાફનો સમાવેશ કરાયો છે પશુપાલકોની સુવિધા માટે જિલ્લા પશુપાલન કન્ટ્રોલરૂમ શરૂ કરાયો છે પશુપાલકોએ તેમના પશુ બીમાર હોય તો તાત્કાલિક કન્ટ્રોલરૂમના ફોન નં